પ્રાદેશિક સમાયાર જયેશ પટેલ વાંચે છે

તેમજ ત્રણ જીલ્લાઓમાં કોવિડનો એક પણ એક્ટીવ કેસ નથી

આરોગ્ય વિભાગની યાદીમાં જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી

તેમજ ત્રણ જીલ્લાઓમાં કોવિડનો એક પણ એક્ટીવ કેસ નથી

ફેક્ટરી કેન્ક્ર કેન્દ્ર સરકારે કોવિડ સંક્રમણને રોકવા લાગુ કરાચેલા લોંકડાઉનના લીઘે ઉત્પાદન ઘટ્યું હતું તે નુકસાનને સરભર કરવા ફેક્ટરીના કામકાજના સમયમાં વધારો કરવાની કેટલાક રાજ્યોની દરખાસ્ત નકારી કાઢી છે શ્રમમંત્રી સંતોષકુમાર ગંગવારે ગઈકાલે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખીત જવાબમાં આ મુજબ જણાવ્યું હતું

તેમણે કહ્યું કે શ્રમ મંત્રાલય આ દરખાસ્ત સાથે સંમત નથી

સુનીલ અરોરા રાજ્યની મુલાકાતે આવેલા દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાએ સ્ટેચ્યુ ઑફ યુનિટીને સ્થાપત્યનો યમત્કાર ગણાવીને આવી મૂર્તિના લીધે આ સ્થળ તીર્ધધામ બન્યું છે તેવો મત વ્યક્ત કર્યો હતો શ્રી અરોરાએ સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે કુદરતી સૌંદર્યની પ્રશંસા કરી હતી તેમણે કેવડિયા ખાતે આરોગ્ય વન જંગલ સફારી પાર્ક એક્ત મોલ જેવા વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી સરદાર સરોવર નિગમના મેનેજીંગ ડિરેક્ટર રાજીવ ગુપ્તાએ વિવિધ સ્થળોની જાણકારી આપી હતી મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાએ ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી ડૉક્ટર એસ

અગાઉ ચૂંટણી કમિશ્નર અમદાવાદથી હેલીકોપ્ટર દ્વારા કેવડીયા હેલીપેડ આવી પહોંચતા વડોદરા જીલ્લાના કલેક્ટર એચ

વ્યાસે શ્રી સુનીલ અરોરાનું સ્વાગત કર્યું હતું

લોકોમાં કેન્સર રોગ અંગે જંનજાગૃતિ લાવીને કેન્સરનું પ્રમાણ ઘટાડી શકાય તે માટે વિશ્વભરમાં આજના દિવસની કેન્સર દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે વિશ્વ કેન્સર દિવસની આ વર્ષની વિષયવસ્તુ છે આઇ એમ આઇ વીલ એટલે કે હૃં કેન્સર સામે લડી શકવા સક્ષમ છું

શશાંક પંડ્યા જણાવે છે કે સમયસર તપાસ અને નિદાન કરવામાં આવે તો કેન્સરને હરાવી શકાય

દર બુધવારે ધોરાજીથી આસામ જનારી આ કિસાન રેલના લીધે ક્રષિ ઉપજો ખાસ કરીને ડુંગળીના પરિવહનમાં મદદ મળશે દર બુધવારે રાત્રે સવા દસ વાગે ધોરાજીથી ઉપડનારી આ કિસાન રેલ શનિવારે બપોરે એક વાગીને પંદર મિનિટે વાગે ગુવહાટી પહોંચશે આસામ જતી વખતે આ ગાડી રાજ્યમાં રાજકોટ અને પાલનપુર સ્ટેશને ઉભી રહેશે

યૂંટણી તૈયારીઓ સ્થાનિક સ્વરાજ્યની યૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓની સાથે તંત્ર તૈયારીમાં લાગ્યું છે અમારા તાપી જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે ચૂંટણીને અનુલક્ષીને ગઈકાલે અધિકારીઓ અને રાજકીય પાર્ટીઓની હાજરીમાં ઇવીએમ મશીનની ચેકીંગ પ્રક્રિયા કરાઈ રહી છે